મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ કેવડીયા ખાતે પ્રધાનમંત્રીશ્રીના હસ્તે થનારા નર્મદા જળ વધામણાના રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં જોડાશે

રેલવે શ્રમદાન રેલવે દ્વારા આવતીકાલથી દેશભરમાં શ્રમદાન ઝુંબેશ હાથ ધરાશે અને પ્લાસ્ટીકના કચરાનો નિકાલ કરાશે રેલવે મંત્રાલય દ્વારા આ ઝુંબેશ હેઠળ તમામ રેલવે મથકો અને સ્ટેશનોમાં સફાઈ કરાશે આ ઉપરાંત પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ અંગે જાગૃતિ ઉભી કરવામાં આવશે રેલવે બોર્ડે આ અંગે તમામ વિભાગીય વડાઓને પત્ર પાઠવીને મોટા પાયે શ્રમદાન હાથ ધરવા પર ભાર મુક્યો છે આ ઉપરાંત બીજી ઓક્ટોબરથી તમામ રેલવે સ્ટેશનો પર પ્લાસ્ટિક બોટલનો નાશ કરતા મશીન મુચ્કાવાના પણ આદેશ આપ્યા છે

આ ખેતી જ ઇશ્વરની પૂજા અને પ્રકૃતિનું રક્ષણ કરનારી છે પ્રાફુતિક ખેતીથી ખેડૂતના મિત્ર એવા અળશિયાનો વધારો થશે અને સાથે સાથે રાસાથણિક ખેતીથી બંજર થઇ ગયેલી જમીન નવી પેઢીને ન આપી ફળદ્રપ જમીન આપવા તેઓએ અનુરોધ કર્યો હતો

પદ્મશ્રી સુભાષ પાલેકરે ખેડૂતોને મગફળી શેરડી અને અન્ય ખેત પેદાશોની ખેતી જીવામૃત બનાવી કઇ રીતે કરવી તેની ટેકનીકલ માહિતી આપી કહ્યુ હતુ કે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત તેમના વતનમા પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને આ ખેતીના પરિણામો તેમણે જાતે અનુભવ્યા છે તેમ જણાવીને હવે ગુજરાતમા ખેડૂતો આ દિશામાં ખેતી કરે તે માટે પ્રોત્સાહન આપી રહ્યા છે તે અંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી

ભારતીય ઉદ્યોગ મહામંડળએ સી

આઈના નિયામક ચંદ્રજીત બેનરજીએ બ્નાનામાંન્ત્રીના પગલાને નિર્ણાયક અને સર્વગ્રાહી પગલા ગણાવીને કહ્યું કે દેશના અર્થતંત્રને નવું બળ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

ઉપરાંત જનરલ હોસ્પિટલ તથા ગેઈમ્સના સહકાર થી આજે એક દિવસ માટે ભુજના જનરલ હોસ્પિટલ ખાતે મુખ્ય મેડિકલ કેમ્પનું આથોજન કરવામાં આવ્યું છે

વર્ષાઋતુમાં સામાન્યતઃ ઋતુજન્ય રોગયાળાની અસર વર્તાતી હોય છે ત્યારે આવા સંજોગોમાં ડોકટર સેલ દ્વારા આયોજિત મોન્સૂન મેડિકલ કેમ્પ લોકોને ખૂબ ઉપયોગી સાબિત થશે તેવું જિલ્લા ડોકટર સેલના ડો રામ ગઢવી દ્વારા જણાવાયું હતું

મળતી માહિતી મુજબ ગઈકાલે તેઓએ ધોરડી સફેદ રણની મુલાકાત લીધી હતી ત્યાર બાદ કોટેશ્વર દર્શન કરી સિરક્રીક તથા ફરામી નાળા સહિતના વિસ્તારોની સુરક્ષા વ્યવસ્થાઓની જાત સમીક્ષા કરી હોવાનું જાણવા મળે છે

મેળામાંથી કૈક ને કૈક શીખવા મળે છે